પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

ટી બસ સેવા પૂર્વવત તેમ વાહનવ્યહવારમંત્રી શ્રી આર

અરબી સમુદ્રમાં ઉભા થયેલા ઉપરી હવાના પરિભ્રમણથી આગામી ચાર દિવસ રાજ્યના અમુક જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉનના માપદંડીનો ચુસ્ત અમલ ચાલુ જ રહેશે કોરોનાના સંકટ વચ્ચે કેટલીક છૂટછાટ જાહેર થતા રાજ્યમાં આજથી ફરી એક વાર જનજીવન પૂર્વવ્રત બનશે છેલ્લા બે મહિનાથી બંધ પડેલા બજારોમાં લોકોની ચહેલપહેલ જોવા મળશે સચિવાલય અને સરકારી કચેરીમાં કામકાજ ફરી શરૂ થશે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં યુસ્ત પરિસીમા નિયંત્રણ જાળવવામાં આવશે અને માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે

ટી બસ સેવા પૂર્વવત અમદાવાદમાં ગીતા મંદિર મુખ્ય બસ મથકનો ઉપયોગ કરાશે નહીં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સૌરાષ્ટ્ર તરફ જવા માટે રાણીપ કૃષ્ણનગર અને નહેરૂનગર દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ નહેરૂનગર અને કૃષ્ણનગર ઉત્તર ગુજરાત તરફ જવા માટે રાણીપ કૃષ્ણનગર અને નહેરૂનગર મધ્ય ગુજરાતપંચમહાલ તરફ જવા માટે રાણીપ નહેરૂનગરથી સેવા મળી રહેશે વાહન વ્યવહારમંત્રી શ્રી આર

નિગમના સંચાલકીય સ્ટાફ માટે સલામતીની પુરતી અને પર્યાપ્ત કાળજી લેવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે તેમ વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી ફળદુએ જણાવ્યું હતું

સી ફળદુએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આજથી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરૂ કરવામાં આવશે

આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે એટલે કે વચ્ચેના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ

હવામાન અરબી સમુદ્રમાં ઊભૂ થયેલું ઉપરી હવાનું પરિભ્રમણ હજી હવાના હળવા દબાણમાં પરિવર્તિત થયું નથી પરંતુ ઉત્તર દિશામાં થોડું ઊંચે આવ્યું છે તેની અસર હેઠળ આજથી વલસાડ નવસારી સુરત ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને બોટાદ જિલ્લાઓ તેમજ કેંન્દ્ર શાસીત દીવ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારોમાં હળવાથી મધ્યમ છૂટાછવાયા ઝાપટાં પાડવાની શક્યતા છે આજથી લઈને પાંચમી તારીખ સુધી દરિયામાં અઢી થી સાડા ત્રણ મિટર ઊંચા મોજા ઉછાળવાની પણ શક્યતા હોવાથી માછીમાર ભાઈઓને દરિથો નહીં ખેડવાની સલાહ અપાઈ છે દરમ્યાનકચ્છ જિલ્લાના જખૌ બંદર ઉપર નોંધાયેલી તમામ માછીમાર બોટ કચ્છના અખાતમાંથી પાછી ફરી ગઈ છે આજથી માછીમારી બંધ કરવાનો હૃકમ રાજ્ય સરકારે કર્યો છે બીજી બાજુ અરબી સમુદ્ર માં ફળવા દબાણ નો પદ્દો સર્જાથો હોવાથી મધદરિયે સલામતી જોખમાય તેમ હોવાથી હોડીઓ પાછી ફરી એ બાબત સતાવાળા માટે રાહતરૂપ બની છે જખૌ માછીમાર એન્ડ બોટ એસોસીએશન ના પ્રમુખ અબ્દુલ્લાશા પીરઝાદા જણાવે છે કે કોરોના લોકડાઉન ને લીધે માછીમારો ને નુકસાન તો થયું છે તેથી જો ફિશિંગ માટે સરકારે એકાદ અઠવાડિયુ વધુ છૂટ આપી હોત તો સારું હતું

ગઇકાલે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાંભા પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો ખાંભાના નાનુડી ભાડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદથી ઉનાળુ તલ મગ બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો

તમામને નડિયાદની મુખ્ય ડોક્ટર એન્

દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે